મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી નરેન્દ્ર તોમરે પ્રદર્શનને ખૂલ્લું મૂક્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતો સુખી બને એ દિશામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે પ્રયાસો કરી રહી છે

કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે સરકારે લધુત્તમ ટેકાના ભાવોમાં ધરખમ વધારો કર્યો છે કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને બેન્ક ખાતામાં જ લાભ આપવામાં આવી રહ્યાં છે

ઊંઝા હડતાળ સમેટાઈ એશિયામાં મરીમસાલાનું સૌથી મોટું વેચાણ મથક ગણાતા ઊંઝા માર્કેટ થાર્ડમાં ટીડીએસ કાપવાના મુદ્દે ચાલતી હડતાળ સમેટાઈ ગઈ છે ઉત્તર ગુજરાત વેપારી એસોસિએશન સાથે સત્તાવાળાની વાટાઘાટ સફળ રહેતા આ નિર્ણય લેવાયો હતો ઊંઝા બજાર સમિતિના પ્રમુખ દિનેશ પટેલ તથા ધારાસભ્ય આશાબહેન પટેલ સાથે વેપારી આલમની બેઠક યોજાયા બાદ વેપાર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો દિલ્ફીમાં નાણા મંત્રાલય સમક્ષ ધારાસભ્ય આશાબહેન પટેલ દ્વારા થયેલી રજૂઆતનો ઉકેલ ફકારાત્મક આવશે તેવા વિશ્વાસ સાથે વેપારીઓ વ્રારા કામકાજ શરૂ કરાયા છે અને બજાર ધમધમતા લાગ્યા છે વરસાદ આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે અને આવતીકાલે પડી શકે છે તેવી આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી ઉપરાંત નવસારી તથા વલસાડ જિલ્લાને એલર્ટ ઉપર રખાયા છે સૌરાષ્ટ્રમાં જ્યાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તેમાં રાજકોટ પોરબંદર ભાવનગર તથા દિવનો સમાવેશ થાય છે નર્મદા ભરૂચ ડાંગ છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની વકી છે દરિયો ગાંડોતુર બને તેવા કરંટ હોવાથી માછીમારોને સમુદ્રમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે

વાંકાનેર પંથકમાં મચ્છુ નદી ઉપર બંધાયેલા ત્રણે ત્રણ ડેમ ઓવરફ્લો થઈ રહ્યાં છે તો ટંકારા નજીક આવેલ બંગવડી તથા ડેમી જળાશય છલકાઈ રહ્યા હોવાથી નદીના પટમાં નહીં જવાની ચેતવણી લોકોને અપાઈ છે શિંગોડા ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ગણાતો શિંગોડા બંધ ભરાતા તેનો એક દરવાજા છ ઇંચ ખોલવામાં આવ્યો છે શિંગવડા નદી પર આવેલો આ ડેમ કોડીનાર તાલુકાનાં વરગામોને પાણીની જરૂરિયાત પૂરી પાડી છે

કચ્છમાં ઢોર મરણ કચ્છ જિલ્લામાં વ્યાપક વરસાદને પગલે માલધારીઓ હવે મુશ્કેલીમાં મુકાતા જાય છે ભુજ અને તેની આસપાસના ગામડાંઓમાં ભારે વરસાદ ખાબકતાં ઢોરઢાંખરને ઊંચાણ ઉપર રાખવા સૌએ જ્રેમત ઊઠાવી હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાને મળેલી અનેક રજૂઆતોને પગલે રજા બદલવાનો નિર્ણય કર્યો છે

તેમાં દાદરાનગર ફવેલીના પણ બે વિદ્યાર્થી સામેલ થયા છે

સિલવાસાની આઠમા ધોરણની વિદ્યાર્થિની નેહા મેનન તથા ધોરણ નવના વિદ્યાર્થી પ્રથમ પુરોહિતની આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે પસંદગી થતાં તેઓ બેંગ્લુરૂ જવા માટે સિલવાસાથી નીકળી ગયા છે